તે હેઠ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રના ડેટ બજારને પેકેજ જાહેર કરાયું તે હેઠળ તમામ થાપણોને સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવશે તેમાં બેન્ક સિવાયની નાણાકીય કંપનીઓ તથા મ્યુચ્યુઅલ ફંડને તથા ગ્રહષિરાણ કંપનીઓને આવરી લીધી છે

સાડા છ લાખ એકમોને તેનાથી રાહત મળશે અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ સુક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારા કર્યા છે સુશ્રી સીતારમણે સામાન્ય કરદાતાઓ માટે પણ કેટલીક રાહતો જાહેર કરી છે

આશતોષ અંતાણી રાજ્યઃમંત્રીમંડળ બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની વિડિયો કોન્ફરન્સીંગ બેઠકે લોકડાઉનની સ્થિતિમાં ધંધા રોજગાર વેગવંતા બનાવવા પ્રધાનમંત્રીએ કરેલા વીસ લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટે બહુ રચના કરવાની દિશામાં પણ ચર્ચા હાથ ધરાઈ હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગ્રહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા મંત્રીમંડળના અન્ય મંત્રીઓ સહભાગી થયા હતા

તેમણે લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યમાં ફસાયેલા કચ્છીઓને વતન પરત આવવા માટે મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી ઉપરાંત પાણી સહિતના મુદ્દે મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત કરી હતી

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગઈકાલે આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે જોખમી વિસ્તારોમાં ચોક્કસ નાકા પર પોલીસ પહેરો બેસાડવાની સાથે સાથે ડ્રોન અને ત્રણ કેમેરાવાળા હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે

કે

જેને સક્ષમ અધિકારી માગે ત્યારે રજૂ કરવાનું રહેશે ઉપરાંત સફાઈ કામદાર રાખનાર સંસ્થાઓ એજન્સીઓએ અને કચેરીઓ દ્વારા કામદારોનું દર અઠવાડિયે એકવાર મેડીકલ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે

બળબળતા તાપમાં વૈશાખી વાયરાએ જનજીવન પર ભરે પ્રભાવ પાડ્યો છે